તેઓ મતદારોને પર્યાવરણ રક્ષણનો સંદેશો આપવા મતદાન મથકે સાયકલ ઉપર પહોંચ્યા હતા ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીને હરિયાણામાં ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ના વડા શરદ પવારે મુંબઇના ત્રાડદેવ વિસ્તારમાં મતદાન કર્યું હતું મુંબઇમાં શરૂઆતમાં મતદાન કરનારાઓમાં પક્ષના નેતા આશીષ શેલાર શિવસેનાના રવિન્દ્ર વાઇકર અભિનેતા આમીરખાન વગેરેનો સમાવેશ થાય છે આજે સવારે મુંબઇના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો હોવા છતાં વરિષ્ઠ નાગરિકો અને પ્રથમવાર મતદાન કરનાર યુવાઓ મતદાન મથકે પહોંચ્યા હતા

તેમની સાથે તેમના પત્ની અને માતાએ પણ મતદાન કર્યું હતું

કોંગ્રેસના ડો આશિષ દેશમુખ તેમની સાથે ચૂંટણી લડી રહ્યા છે કેન્દ્રિયમંત્રી નીતિન ગડકરી તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત આર એસ એસ નાં વડા ડો મોહન ભાગવતે પણ નાગપુરના તેમના મતદારક્ષેત્રમાં મતદાન કર્યું હતું

ટિવટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી છે યુવાનો આજે મોટી સંખ્યામાં મતદાન કરશે

લોકસભાની બિહારની સમસ્તીપુર તથા મહારાષ્ટ્રની સાતારા બેઠકની પેટાયૂંટણી યોજાઇ રહી છે

બિહારમાં લોકસભાની સમસ્તીપુર અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાયૂંટણી સલામતીની સઘન વ્યવસ્થા વચ્યે યોજાઇ રહી છે

કેરળમાં પણ અરૂર એર્નાકુલમ સહિત પાંચ વિધાનસભા બેઠકોની પેટા યૂંટણી આજે યોજાઇ રહી છે

આ બેઠક ઉપર ભાજપના જોશુઆ વરજરી અને યુ

આ બેઠક ઉપર બે અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે

અહીં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે

પાકિસ્તાની દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના કરેલા ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ ગઈકાલે નિલમ ખીણ વિસ્તારમાં પાકિસ્તાન ફસ્તકના કાશ્મીરમાં આવેલા યાર આતંકવાદી શિબિરો ઉપર ભારે તોપમારો કર્યો હતો

લશ્કરના વડા જનરલ બિપિન રાવતે જણાવ્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખાની સામેની બાજુએ આવેલા આતંકવાદીઓ માટેની માળખાકીય સુવિધાને ઘણું નુકશાન થયું છે તેમણે જણાવ્યું હતું કે દળો દ્વારા નષ્ટ કરવામાં આવેલા આતંકી શિબિરો એથમુક્કમ કુંડલ શાહી જુરા અને લીપા ખીણમાં સ્થિત છે

અને ફરજ બજાવતી વખતે શહીદ થયેલા પોલીસ જવાનોને વંદન કર્યા છે ટિવટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર પોલીસ જવાનો અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે શ્રી મોદીએ કહ્યું કે ગયા વર્ષે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિસ્થળનું લોકાર્પણ કરાયું હતું આ સ્મૃતિસ્થળ લોકોને પ્રેરણા આપે છે

તેઓ આજે દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સંબોધન કરી રહ્યા હતા આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પોલીસ કર્મીઓના કામ માટે થોગ્ય વાતાવરણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમયે સમયે યોગ્ય પગલાં લેશે તેમણે કહ્યું હતું કે પોલીસ શાનદાર કાર્ય કરી રહી છે

શ્રીનગરમાં પક્ષના સંમેલનમાં બોલતા શ્રી રામ માધવે સંબંધીત નેતાઓને સ્થાનિકો માટે રોજગાર સહિત જાહેર હિતના મુદ્દે રાજકારણ કરવાની શીખ આપી હતી તેમણે કહ્યું કે કાશ્મીર શાંતિ અને વિકાસના પંથે આગળ વધી રહ્યું છે અને જે લોકો આ કાર્યમાં અવરોધરૂપ બનવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરાશે તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિમાં સુધારો થતા રાજકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે જે કંઇપણ કરવામાં આવ્યું છે તે લોકો માટે કરવામાં આવ્યું છે અને આ પહેલા જે થઇ રહ્યું હતું તે કેટલાંક પરિવાર અને નેતાઓ માટે થઇ રહ્યું હતું

ટિવટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શ્રી વીડોડોના નેતૃત્વ હેઠળ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની મૈત્રી અને સહકાર વધુ સુદ્રઢ બનશે

કેરળ અને લક્ષદ્વિપમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થતાં તિરૂઅનંતપુરમ સહિત આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે